રાજ્ય કક્ષાની ટાસ્કફોર્સ કમિટી મુખ્ય સચિવ શ્રી ડૉ

એસ ડી

આ કમિટીના સભ્ય સચિવ તરીકે અધિક ઊઘોગ કમિશનર ફરજ બજાવશે આ નવી ઊઘોગ નીતિ અંતર્ગત પર્યાવરણીય સુરક્ષા અને ઔઘોગિક પ્રદ્રષણ નિયંત્રણ માટે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ અને જમીન વિષયક બાબતો માટે જી

ડી ની અધ્યક્ષતામાં વેપાર વાણિજ્યક અને સેવા ક્ષેત્રના વિકાસ માટે સ્પેશ્યલ કમિશનર કોમર્શીયલ ટેક્ષના અધ્યક્ષપજ્ઞામાં અને સ્કીલ અપગ્રેડેશન તથા ઊઘોગોને અનુરૂપ રોજગાર નિર્માણ માટે રોજગાર તાલીમ નિયામકના વડપણ નીચે ટાસ્કફોર્સ રચવામાં આવી છે

દેશની મુસ્લિમ મહિલાઓ બહેનો અને માતાઓના આત્મસન્માનની સુરક્ષા કરતુ ટ્રિપલ તલ્લાક બીલ લોકસભા બાદ રાજ્યસભામાં પાસ કરી મોદી સરકારે આજે દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે

વરસાદ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી શ્રીકાર વરસાદ થઇ રહ્યો છે

રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો છે જામનગર તાલુકામાં સાત ઇંચ જોડીયામાં છ ઇંચ તથા કચ્છના માંડવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે

જામનગર વલસાડ દેવભુમિ દ્વારકા સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે

જેમાં કામરેજ વાપી વઘઇ માંગરોળસુરત સુરત શહેર હાંસોટ મુંદ્રા અબડાસા માંડવીસુરત ઉમરપાડા ચોર્યાસી અંજાર બારડોલી લખપત પોરબંદર વાંસદા સુબિર નખત્રાણા વ્યારા ઉમરગામ સોનગઢ ઉચ્છલ વલસાડ માંગરોળજૂનાગઢ વિસાવદર ધરમપુર પલસાણા ભેંસણ નેત્રંગ સુત્રાપાડા અને ડોલવણ તાલુકાનો સમાવેશ થાય છે

શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા અને સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘ્રસી ગયા હતા શહેરમાં મોડી રાતથી અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા આ ઉપરાંત અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કીટ થવાના કારણે વીજ ્પ્રવઠો ખોરવાઇ ગયો છે

દમણ વરસાદ દમણમાં પ ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

તેઓએ જણાવ્યુ કે દમણના માછીમારો દરિયામાં ફિસિંગ ના કરે અને પર્યટકોને દરિયા અને નદી થી દ્દર રહેવા અપીલ કરી છે

દમણમાં અત્યાર સુધીમાં કુલ બાવન ઇંચ વરસાદ થયો છે

વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી

પંચોલીએ અલ્પેશ કથીરીયા અને અન્ય દ્વારા અપાયેલી બાંહેધરીને આધારે આ શરતી જામીન મંજુર કર્યા છે

આ કાર્યક્રમમાં સામેલ વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગે માહિતી આપતા માન મેયરશ્રી બીનાબેન આચાર્ય સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ હાથ ધરનાર રાજકોટ રાજ્યનું સર્વપ્રથમ શહેર બનશે આ ઉપરાંત ક્લાયમેટ રેઝીલીયંસ સિટી એક્શન પ્લાન પુસ્તિકાનું વિમોચન માન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી એરિયા માટેના પ્રિ સર્ટિફિકેશન ઓફ શ્રીન સ્માર્ટ સિટીની અર્પણ વિધિ કરવામાં આવનાર છે

પીના અમર જવાન નીલેશભાઇ વસાવાના લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા છે દેડીયાપાડા તાલુકાના મોટા સુકા આંબા ગામના જવાન નિલેશભાઈ છગનભાઈ વસાવાનું ચંદીગઢ ખાતે આઈટીબીપી પેરામિલેટ્રી અર્ધલશ્કરી દળ માં ફરજ બજાવતા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત નિપજતા ગામમાંઘેરા શોકનુ મોજુ ફરી વળ્યું હતું ચંદીગઢમાં નોકરી દરમિયાન પોતાના સ્ક્રટર પર બેસી ચંદીગઢ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે રસ્તામાં તેમના સ્કૂટરને ટક્કર મારીદીધી હતી નિલેશભાઈ વસાવાની ચંદીગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું ગયા રવિવારે અવસાન થયું હતું સુકાઆંબા ગામે લશ્કરી સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામા આવી હતી દિવાસો શ્રાવણ રાજ્યભરમાં આજે દિવાસોનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અષાઢ મહિનાની સૌથી મોટી અમાસને દિવાસો તરીકે ઓળખાય છે

વલસાડ જિલ્લાના ધરમપુરમાં દિવાસાની ઉજવણી નારીયેળના ટપ્પાની રમત સાથે ઉજવવામાં આવે છે તો આવતીકાલથી રાજ્ય સહિત દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે આ મહિનામાં અનેક તહેવારોની શ્રંખલાઓની બોછાર થશે દેશભરના શિવ મંદિરોમાં હર હર મહાદેવનો જય ઘોષ થશે આખા મહિનાના ઉપવાસ અને એકટાણા કરશે આ મહિનામાં રક્ષાબંધન સાતમ આઠમ સહિતના તહેવારો આવશે આ ઉપરાંત આવતીકાલથી દશામાનો વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે